ઓ યુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેમાં વિશ્વમાં સૌ પ્રથમ હેરીટેઝ શહેર અમદાવાદ અને જાપાન દેશના કોબે શહેર વચ્ચે સીસ્ટર સીટી ભાગીદારી ના કરાર કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે પ્રધાનમંત્રીશ્રી મોદીની ઉપસ્થિતિમાં ભારતના જાપાન ખાતેના રાજદૃત અને કોબે શહેરના મેયરે આ કરારો પર ફસ્તાક્ષર કર્યા ફતા આ કરાર થી અમદાવાદ અને કોબે શહેર વચ્ચે વ્યપારિકશૈક્ષણિક અને સાંસ્કૃકિ ક્ષેત્રે સંબંધો વિકસાવવમાં મદદ મળી રહે છે તદઉપરાંત શ્રી મોદીએ શિખર પરિષદની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનનાલ્ડ ટ્રમ્પ સાથે ક્રિપક્ષીય મંત્રણાં યોજી હતી અને આગેનોએ ઈરાન વ્યાપારસંરક્ષણ સહિતના વિવિધ મુદાઓ અંદે ચર્ચા કરી હતી

આરતીબેન ભદ્દ મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે રવિવારે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે શ્રી મોદીએ બીજી વાર શાસન સંભાળ્યા બાદ આ તેમનો પ્રથમ મન કી બાત કાર્યક્રમ હશે આ કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારીત થાય છે જેમાં દેશના લોકોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર પ્રધાનમંત્રીશ્રી પોતાના વિચારો રજુ કરે છે

ગૃફમંત્રી અમિત શાહે આ અંગે પ્રસ્તાવ મુક્યો હતો

લોક સભામાં અમિત શાહે બે પ્રસ્તાવ રજુ કર્યા હતા જેમાં એક રાષ્ટ્રપતિ શાસન લંબાવવા અને બીજો કાશ્મીરમાં અનામતની જોગવાઈ અંગેનો હતો આરતીબેન ભદ્દ વન નેશન વન કાર્ડી કેન્દ્ર સરકાર દ્રારા મન નેશન વનકાર્ડની યોજનાની જાફેરાત કરવામાં આવી છે જેનાથી ભષ્ટાચાર ઉપર અંકુશ લાગશે અને રોજગાર અથવા અન્ય કારણથી અક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરનાર ગરીબોને સબસીડી ધરાવતી રેશનીંગ ચીજવસ્તુઓથી વંચિત નફી રહેવુ પડે કેન્દ્રીય ખાધમંત્રી રામવિલાસ પાસવાનના નેતૃત્વમાં ખાધ સચિવોની બેઠકમાં નવા નિયમને ઝડપથી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

પ્રેમકુમાર કન્નરે જણાવ્યુ હતું આ માટે જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓને ત્રણ દિવસની તાલીમ આપ્યા બાદ આરોગ્ય ઝુંબેશ હાથ ધરાશે આરતીબેન ભદ્દ વરસાદ દેશમાં મુંબઈ ખાતે ગઈકાલે વરસાદમાં અનેક વિસ્તાર જળબંબાકાર થવા પામ્યા હતા વરસાદની ધીમી ગતીએ મોડી શરૂઆત થઈ પરંતુ હવે જોર પકડ્યુ છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો ફોવાના અહેવાલ છે અંકલેશ્વરમાં સાત ઈંચ વરસાદ થયો છે ફવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર કોંકણ અને તેને સંલઝન દક્ષિણ ગુજરાતમાં સાયકલોનિક સરક્યુલેશન સર્જાતા દક્ષિણ ગુજરાતના ભરૂચસુરતબારડોલી નવસારીમાં ધોધમાર વરસાદ પડયો છે તેમજ જિલ્લામાં વરસાદી માફોલ જેવો બફારો થઈ રહ્યો છે ગરમીનું પ્રમાણ વધુછે પરંતુ ફાલમાં કયાંય વરસાદ પડયો ફોય એવા અફેવાલ નથી ખેડુતપુત્રો અને લોકો વરસાદના ધમાકેદાર આગમનની રાહ્ જોઈ રહ્યા છે

અનેક રોગોનું જોમિયોપેથી પધ્ધતિથી નિદાન સારવાર તથા પથ્યાપથ્ય માર્ગદર્શન અપાશે